તો એચઆરડી મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલયનું નામ આપવામાં આવ્યું છે શિક્ષણ ક્ષેત્રમાં એકટર્નલ કોમર્શિયલ બોરોવિંગ અને વિદેશી રોકાણને લઈને જરુરીપગલા ભરવામાં આવશે રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે ટોપ એકસો યુનિવર્સિટીને સંપૂર્ણ ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે

કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે વર્લ્ડ ટાઈગર ડેની પૂર્વ સંધ્યાએ ભારતમાં વાઘની વસ્તી અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો

શિતલ વૈશ્નવ શેખપીરને ચાદરપોશી કચ્છની પ્રજાના રક્ષણાર્થે રાષ્ટ્રીય દેશદાઝની ભાવનાથી સુમરાસરના શેખપીર લધાશાએ ભુજ ખાતેના આલમપન્નાહ ગઢને કાયમ કરવા સ્વેચ્છાએ બલિદાનરચ્યી ગઢના પાયામાં માથુ મુકાવેલ જેની દરગાહ શરીફ બનેલી છે

આ વર્ષે કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી સાહેબ ત્રીજા તરફથી ચાદરપોશી કરવામાં આવી હતી કચ્છ તથા કચ્છની પ્રજા માટે ભારત વર્ષ માટે ભલાઈની દ્ધવા કરવામાં આવી હતી

છેલ્લા ત્રણ વર્ષથી આ ટ્રસ્ટ ગાયના પવિત્ર છાણમાંથી સંજીવની રાખડી તેયાર કરી રહ્યું છે

નખત્રાણા તાલુકાના ખીરસરા રોહામાં રહેતા ખેડૂત શાંતિલાલ દેવજી માવાણીએ સતત ચાર પાંચ વર્ષ સુધી અનેક પ્રયોગો કર્યા બાદ આખરે સફરજન ઉગાડ્યા છે

જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અંજારના વધુ એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યું નીપજ્યું છે

વધુ એક મોત સાથે કચ્છમાં કોરોનાનો કુલ મરણાંક રપપર પહોંચ્યો છે જે પૈકી બે કોરોનાગ્રસ્તદર્દી મોત માટે અન્ય તબીબી કારણો રજૂ કરાયા હતા